તેમણે વધુમાં જણાવ્યું છે કે કેન્દ્રની એનડીએ સરકારે આદિવાસી ક્ષેત્રના વિકાસ માટે વાંસની ખેતીનો દરજજો આપવાની સાથે ગામડાંઓમાં એક લાખ મોડેલ શાળાઓ જનધન વનધન ગોવર્ધન જેવી અનેક યોજનાઓ અમલમાં મૂકી છે છેલ્લાં પાંચ વર્ષમાં મોદી સરકારે સંપૂર્ણ રીતે દેશના ગરીબ વર્ગને સમર્પિત રહી છે

એક દેશનું અંદાજપત્ર હશે અને બીજું ખેડ્રતો માટેનું હશે શ્રી રાહલ ગાંધીએ જીએસટી કાળા નાણાં અને નોટબંધીની ટીકા કરતાં વ્ધમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ શાસિત ત્રણ રાજયોમાં ખેડ્રતોના દેવા માફ કર્યા છે

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર એસ

આથી ચ્રૂંટણી સ્ટાફના તેઓના ફરજ પરના પ્રમાણમાં લાંબા સમયગાળાને ધ્યાનમાં રાખી તેઓએ મતદાનના બીજા દિવસે તેમની કચેરીમાં હાજરી આપવાની જરૂર નથી તેઓને ફરજ પર હાજર ગણવાના રહેશે ભારતના ચૂંટણી પંચની સૂચના અન્વયે મતદાનના બીજા દિવસે એટલે કે તા

નવી દિલ્હી ખાતે દેશના સૌથી મોટા ભારતીય શિક્ષણ મહોત્સવ અંતર્ગત યોજવામાં આવેલા એવોર્ડ વિતરણ સમારોહમાં જીટીયુના વાઇસ ચાન્સેલર ડોક્ટર નવીન શેઠે આ એવોર્ડ સ્વીકાર્યો હતો સેન્ટર ફોર એજ્યૂકેશન ગ્રોથ એન્ડ રિસર્ચ તરફથી દરવર્ષે વિદ્યાર્થીઓને શિક્ષણ અને સંશોધનમાં પ્રેરણા તથા માર્ગદર્શન આપવાની બાબતે મહત્વપૂર્ણ પ્રદાન કરનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે વાઇસ ચાન્સેલર ડોક્ટર નવીન શેઠે જણાવ્યું છે કે જીટીયુ તરફથી પશ્ચિમ ભારતમાં પહેલી વખત એવા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે કે જે ટ્રેન્ડ સેટર બની ગયા છે

ની પૂર્વ મંજૂરી મેળવી પ્રસિદ્ધ કરાવવાની રહેશે કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણીનું મતદાન તા

સી કમિટીની પૂર્વ મંજૂરી માટે જિલ્લા માફિતી કચેરી બફ્માળી ભવન સામે ભુજ કચ્છ ખાતે સંપર્ક કરવાનો રફેશે તેવું માફિતી ખાતાની યાદીમાં જણાવાયું છે